પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ડેનમાર્કના પ્રધાનમંત્રી ફ્રેડરિકસેન વચ્ચે ઓનલાઈન દ્વિપક્ષીય શિખર સંમેલન યોજાયું ત બેંકો દ્વારા મોરેટોરિયમ દરમિયાન લોન પર વ્યાજ વસૂલવા અંગે બે થી ત્રણ દિવસમાં નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના સી એન જી એન્જિનોમાં હાઇડ્રીજન સમૃદ્ધ એચ સીએનજીનો ઉપયોગ કરવા મંજૂરી કોવિડ રસી અંગેના વેબ પોર્ટલ અને રાષ્ટ્રીય ક્લિનિકલ રજિસ્ટ્રીનો પ્રારંભ પ્રધાનમંત્રી આવતીકાલે નમામીગંગે મિશન હેઠળ ઉત્તરાખંડમાં છ મેગા પ્રોજેક્ટનું

પરિષદ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ વર્ચ્યુઅલ સમિટ ભારત ડેનમાર્ક સંબંધો માટે તો ઉપયોગી સાબિત થશે જ પરંતુ વૈશ્વિક પડકારો સામેએક સામાન્ય અભિગમ અપનાવવામાં પણ મદદ કરશે તેમણે કહ્યું કે થોડા મહિના પહેલા બંને દેશોએ અનેક મોરચા પર ભારત ડેનમાર્ક સહયોગ વધારવા વિશે વિગતવાર ચર્ચા કરી હતી અને આજે આ વર્યુઅલ સમિટ દ્વારા આ વિયારોને નવી દિશા અને ગતિ આપવામાં આવી રહી છે શ્રી મોદીએ કહ્યું કે કોવિડ રોગયાળાએ બતાવ્યું છે કે વૈશ્વિક આદાન પ્રદાનમાં કોઈ પણ સ્રોત પર ખૂબ નિર્ભર રહેવાનું જોખમકારક છે ભારત જાપાન અને ઑસ્ટ્રેલિયા સાથે મળીને પુરવઠા અંગે વિવિધતા અને સ્થિતિ સ્થાપકતા માટે કામ કરીરહ્યું છે તેમણે કહ્યું કે અન્ય સમાન વિચારધારા ધરાવતા દેશો પણ આ પ્રયાસમાં જોડાઈ શકે છે તેમણે કહ્યું કે રોગચાળા દરમિયાન ભારતની દવાઓની ઉત્પાદન ક્ષમતા સમગ્ર વિશ્વ માટે ઉપયોગી બની છે અને આત્મનિર્ભર ભારત અભિયાનનું મુખ્ય કેન્દ્ર આર્થિક ક્ષેત્રોને મજબૂત બનાવવાનું છે જેથી તે વિશ્વ માટે ઉપયોગી થઈ શકે તેમણે કહ્યું જે કંપનીઓ આ ક્ષેત્રે કાર્ય કરી રહી છે તેમને નિયમનકારી અને કરવેરા સુધારાનો લાભ મળશે

આ પ્રસંગે શરૂઆતની ટિપ્પણીમાં ડેનમાર્કના પ્રધાનમંત્રી ફેડરિકસેને કહ્યું કે આ પરિષદમાં અમારા દ્વિપક્ષીય સંબંધો અને વ્યૂહાત્મક ભાગીદારી અંગેના કરાર થયા છે તેમણે કહ્યું કે કોવિડે તમામ બાબતો માટે પડકાર ઉભો કર્યો છે જેનો આપણે સામનો કરવો પડે છે

લોન કેન્દ્ર સરકારે આજે સુપ્રીમ કોર્ટને જાણકારી આપી કે બેંકો દ્વારા મોરેટોરિયમ દરમિયાન હપ્તાઓ પર વ્યાજ વસૂલવા અંગે બેથી ત્રણ દિવસમાં નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના છે કોવિડ રોગયાળાને ધ્યાનમાં રાખીને જાહેર કરેલા મોરેટોરિયમ દરમિયાન લોન પરના ફપ્તાની વ્યાજ સહિતપરત ચૂકવણી મુલતવી રાખવામાં આવી છે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આ અંગેનો નિર્ણય રેકોર્ડ પર લાવવા અને સ્થગિત હપ્તાઓ અંગે પડકારતી અરજીઓ સંદર્ભમાં સોગંદનામું રજૂ કરવા જણાવ્યું છે કેન્દ્રએ અદાલતને માહિતી આપી હતી કે આ મામલે ખૂબ ગંભીર વિચારણા કરવામાં આવી છે અને નિર્ણય લેવાની પ્રક્રિયા અંતિમ તબક્કે છે

ટ્રાન્સપોર્ટ પરિવહન માટે વૈકલ્પિક શુધ્ધ બળતણ અપનાવવાના એક મોટા પગલા તરીકે માર્ગ પરિવહન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ મંત્રાલયે સી એન જી એન્જિનોમાં હાઇડ્રોજન સમૃદ્ધ એચ સી એન જી નો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ બી આઈ

એ ઇંધણ તરીકે મોટર વાહનોમાં ઈંધણ તરીકે હાઇડ્રોજન સમૃદ્ધ કમ્પ્રેસ્ડ નેયરલ ગેસ એચ સી

ની વિશિષ્ટતાઓ પણ વિકસાવી છે

નો ઉપયોગ કરીને ઉત્સર્જન ઘટાડાને સમજવા માટે માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા ઑટોમોટિવ ઇંધણ તરીકે એચ સી

સી

ના રસી અંગેના વેબ પોર્ટલ અને કોવિડ માટે રાષ્ટ્રીય ક્લિનિકલ રજિસ્ટ્રીનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ રસી વેબ પોર્ટલ ભારત અને વિદેશમાં કોવિડની રસી વિકસાવવા સંબંધિત માહિતી પૂરી પાડશે આ ઉપરાંત રાષ્ટ્રીય કોવિડ ક્લિનિકલ રજિસ્ટ્રી અને લેબોરેટરી તપાસ સારવાર મેનેજમેન્ટ પ્રોટોકોલ અને દેશમાં હોસ્પિટલમાં દાખલ કોવિડ દર્દીઓના પરિણામો સંબંધિત માહિતી એકત્રિત કરશે આ પ્રસંગે મંત્રીશ્રી એ કહ્યું કે લોકો કોવિડ રસીના વિકાસ વિશે જાણવા ખૂબ ઉત્સુક અને રસ ધરાવતા હોય છે રસી વિકસાવવા અંગેની તમામ માહિતી સરળ અને પારદર્શક રીતે પૂરી પાડવી જ જોઇએ આપણા રોજિંદા જીવનમાં યોગ્ય પોષણ અને શારીરિક પ્રવૃત્તિની ભૂમિકા પર પ્રકાશ પાડતાં તેમણે કહ્યું કે પોષણની ખરાબ ટેવ લોકોના સ્વાસ્થ્યને નુકસાન કરી રહી છે લોકોને સ્વસ્થ જીવનશૈલી વિશે જાગૃત કરવા માટે ઇટરાઇટ મૂવમેન્ટ ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ અને પોશણ અભિયાન જેવા વિવિધ અભિયાન દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાની તેમણેપ્રશંસા કરી

જગજીતપુર પ્રોજેક્ટના ઉદ્વાટનમાં જાહેર ખાનગી ભાગીદારીના હાઇબ્રિડ એન્યુઇટી મોડ પર લેવામાં આવેલ પ્રથમ ગટર ટ્રીટમેન્ટ પ્રોજેક્ટનું ઉદ્વાટન પણ કરશે

પ્રધાનમંત્રી ગંગા નદીમાં કરવામાં આવતી સંસ્કૃતિ જૈવવિવિધતા અને કાયાકલ્પ પ્રવૃત્તિઓને પ્રદર્શિત કરવા માટે સમર્પિત ગંગાના પ્રથમ સંગ્રહાલય ગંગા અવલોકન નું પણ ઉદ્વાટન કરશે આ મ્યુઝિયમ ચંડીઘાટ હરિદ્વાર પર સ્થિત છે આ કાર્યક્રમમાં નેશનલ મિશન ફોર ક્લીન ગંગા અને વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટયૂટ દ્વારા સહ પ્રકાશિત રોંઈંગ ડાઉન ગંગા પુસ્તકનું વિમોચન કરવામાં આવશે આ પુસ્તકમાં ગંગા નદીની જૈવવિવિધતા અને સંસ્કૃતિને સાંકળી લેવાનો પ્રયાસ છે જલ જીવન મિશન અંતર્ગત ગ્રામપંચાયતો અને પાણી સમિતિઓ માટેના લોગોનું પ્રધાનમંત્રીના હસ્તે અનાવરણ કરવામાં આવશે

લતા મંગેશકરે સાત દાયકાથી વધુ સમય સુધી હિન્દી ફિલ્મોમાં પ્લેબેક ગાયક તરીકે લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું છે અને અસંખ્ય પુરસ્કારો અને સન્માન મેળવ્યાં છે બોલીવુડની નાઇટિંગલ અને મેલોડી ક્વિન તરીકે સ્થાન મેળવનાર લતા મંગેશકરે સાત દાયકાથી વધુની કારકીર્દિમાં જીવનના દરેક ક્ષેત્રના લોકોને તેમની ગાયકીથી અભિભૂત કર્યાછે